દરમિયાન ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર સંદિપ સક્સેનાએ જણાવ્યું છે કે સરેરાશ મતદાનનો આંક વધશે સરેરાશ શાંતિપૂર્ણ રીતે મતદાન પુરૂં થયું છે તેમણે કહ્યું કે પંચ દ્વારા ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે સમીક્ષા હાથ ધરાશે

આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ શાંતિપૂર્વક મતદાનના સમાચાર છે

અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ સંસદીય બાબતોના મંત્રાલયે લોકસભા અને રાજ્યસભા સચિવાલયને આની સૂચના મોકલી આપી છે

શ્રી મોદીએ ટ્વીટમાં કહ્યું છે કે પોલીસ કર્મચારી પોતાની પુરી જવાબદારીથી જવાબદારી નિભાવે છે અને તેમનો સાહસ લોકોને પ્રેરિત કરે છે શ્રી મોદીએ કહ્યું કે ગયા વર્ષે રાષ્ટ્રીય પોલીસ સ્મારક દેશને અર્પણ કરવામાં આવ્યું હતું આ સ્મારક લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે આનાથી લોકોને પોલીસદળની વીરતાનો અનુભવ અને યાદગીરી રહે છે

તેઓ આજે દિલ્હીના રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે શ્રદ્વાંજલિ આપ્યા બાદ તેમણે કહ્યું કે પોલીસ કર્મીઓના કામ માટે યોગ્ય વાતાવરણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સમયે સમયે યોગ્ય પગલાં લેશે તેમણે કહ્યું હતું કે પોલીસ શાનદાર કાર્ય કરી રહી છે

આજે નવી દિલ્હીમાં તેમના મંત્રાલયની સ્ટાર્ટઅપ પરિષદ પ્રસંગે બોલતાં શ્રી પ્રસાદે આ માટે સંબંધિતને ડીજીટલ ગામો ઉભાં કરી દેખરેખ રાખવા અનુરોધ કર્યો હતો આ ગામોમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં આવશે તેમણે તેનું ડિજીટલ મેપીંગ કરવા પર ભાર મૂક્યો હતો

અને ભીમ બે તથા સોફ્ટવેર રજીસ્ટ્રીનો પણ આરંભ કર્યો હતો આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહિલા ઉદ્યોગ સાહસિકોને શ્રેષ્ઠતા પુરસ્કાર અપાયા હતા તથા ફિનટેક અને ડિજીટલ પેમેન્ટ એવોર્ડ અપાયા હતા

તેમણે કહ્યું કે આ પગલું આંતરરાષ્ટ્રીય ટપાલ સંઘના માપદંડોની વિરૂદ્વ છે તેમણે કહ્યું કે દરેક દેશ વિશ્વ ટપાલ સંઘના નિયમોની અનુરૂપ કાર્થ કરે છે તેમણે કહ્યું કે ટપાલ વિભાગના આ પગલાને ગંભીરતાથી લેવામાં આવ્યું છે

ભારતે યાત્રાળુઓ પાસેથી આટલી મોટી ફી લેવા બાબતે વારંવાર જણાવ્યું છે અને કહ્યું છે કે બાકીના મુદ્દાઓ પર ભારત સમજૂતી માટે તૈયાર રહ્યું છે

કેરળ અને લક્ષદ્વિપમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થતાં તિરૂઅનંતપુરમ સહિત સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરાયું છે યાર જિલ્લાઓમાં આવતીકાલ માટે ભારે વરસાદની આગાહી થઇ છે

ભારે વરસાદના કારણે વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં મતદાનને અસર થઇ છે